કોંગ્રેસ તરફી જૂથમાં ચાલેલી યાદવાસ્થળી આમ થવાનું મૂળભૂત કારણ દર્શાવાઈ રહ્યું છે

પરંતુ કોંગ્રેસ તરફી જૂથે કલેકટરના હ્કમ સામે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવતા કાયદાકીય કાર્યવાહીના અંતે પ્રાંત અધિકારી એન

કોંગ્રેસી આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસ મંત્રી કિશોરસિંહ પરમાર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ લખુરામ ગોરડીયા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને માંડવી તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ યતુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે

બાયડ બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે ભારતિય જનતા પાર્ટી દ્વારા સહકારી સંમેલન યોજાયું હતું બાયડમાં યોજાયેલ સહકારી સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાજરી આપી બાયડની પ્રજા ભાજપની સાથે હોવાની વાત કરી હતી ભાજપે આ બેઠક કબજે કરવાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સોંપી છે ત્યારે આ સભામાં બસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા જેમને જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા

બ્રોડગેજ મહેસાણાથી વડનગર વચ્ચે બ્રોડગેજ લાઇનનું કામ પુરુ થયા બાદ આજથી ફરી ટ્રેન સેવા શરૂ થઇ રહી છે આજે બપોરે મહેસાણા રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલીઝંડી આપી રવાની કરવાનો કાર્યક્રમ યોજાયો છે આ ટ્રેન બુધવારથી શરૂ થશે અને રવિવાર સિવાય દિવસામાં બે વખત મહેસાણાથી વડનગર અને વડનગરથી મહેસાણા આવન જાવન કરશે કેન્રીસાય રેલ્વે મંત્રી પિયુષ ગોથેલ આજે બપોરે દિલ્હીથી નવી શરૂ થતી ટ્રેનોને વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવવાના છે

આ તમામ ઉતારા ઇ ધરામાંથી મળી રહે તે માટે અપલોડ કરાયા બાદ છેલ્લા એક મહિનાથી ચાલતી ઓનલાઇન વેરીફિકેશન કામગીરી પૂર્ણ થઇ જતાં તમામ સુધારા ઓનલાઇન સિસ્ટમમાં આવી ગયા છે

રાજ્યના તથા જિલ્લાનાં અંતરિયાળ તથા ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણની સમસ્યા ઓછી થાય તથા મહિલાઓ તથા ગ્રામીણ યુવાનોને સ્વરોજગારીની તકો મળી રહે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમયાંતરે આવા તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અકસ્માત તાપી જિલ્લાના વ્યારા તાલુકા માં ટેમ્પો પલ્ટી જતાં સાત જેટલા મજૂરોને ઈજાઓ પહોંચી છે જે પૈકી ત્રણ ની હાલત ગંભીર થતાં તેમને સુરત ખસેડવામાં આવ્યા છે